પ્રાદેશિક સમાચાર અમિતા વાંઝા વાંચે છે

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સતત ત્રીજા દિવસે વરસાદ ધીમી ધારે યથાવત રહ્યો છે

અત્રે ઉલ્લેખનીય છે કે જૂનાગઢ મહાનગરપાલિકામાં ત્રણ ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા હતા

વિવિધ વોર્ડમાં સમર્થકો દ્વારા વિજયી ઉમેદવારોના વિજયસરઘસ નીકળ્યા હતા

એક ટ્વીટ સંદેશમાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે ગુજરાતની જનતાએ વિકાસની રાજનીતી પર ભરોસો મૂક્યો છે

શ્રી વિજયભાઈ રૂપાણીએ આ વિજય માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ જે પરિશ્રમ કર્યો તેને પણ બિરદાવતાં કહ્યું છે કે ગુજરાતની જનતા વિકાસની રાજનીતિને સ્વીકારવા સાથે સૌના સાથ સૌના વિકાસ મંત્રમાં હવે સૌના વિશ્વાસની મ્હોર પણ આ ભવ્ય વિજયથી ભળી છે

તેમણે વ્ધુમાં જણાવ્યું છે કે આ પરિણામ દ્વારા ફરી એકવાર ગુજરાતની જનતાએ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાલી તથા નાયબમંત્રીશ્રી નીતીનભાઇ પટેલના નેતૃત્વ પર અતુટ વિશ્વાસની સાથે ભાજપાની સુશાસન અને વિકાસલક્ષી કલ્યાણકારી નિતીઓ ઉપર મંજૂરીની મહોર મારી છે ભાજપનો આ ભવ્ય વિજય એ સમગ્ર ગુજરાતની જનતાના ભાજપ તરફી જનમતનું પ્રતિબિંબ છે

શ્રી મનિષ દોશીએ વિજય માટે ભારતીય જનતા પાર્ટીને અભિનંદન આપતાં કહ્યું હુતું કે અમે પરાજયની સમીક્ષા કરીશું અને મતભેદો દૂર કરવાના પગલાં ભરીશું ઈશ્વરભાઇ પટેલ સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી ઈશ્વરભાઈ પટેલે જણાવ્યું છે કે રાજય સરકાર ગરીબો શોષિતો પીડીતો અને વંચિતોના આર્થિક અને સામાજિક વિકાસ માટે પ્રતિબદ્ધ છે

પાકિસ્તાન સત્તાવાળા દ્વારા પકડાયેલા માછીમાર જેલમાંથી મુક્ત થાય ત્યાં સુધી આ સહાય રાજ્ય સરકાર દ્વારા માછીમારના કુટુંબીજનોને ચૂકવાય છે તેમ મત્સ્યઉઘોગમંત્રીશ્રી જવાહરભાઇ ચાવડાએ વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું હતું

સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આજે પણ વરસાદ ધીમી ધારે વરસી રહ્યો છે

ડાંગ જિલ્લામાં આહવા ખાતે પણ ગાજવીજ સાથે વરસાદ થયો છે ઉપરાંત કચ્છ જિલ્લામાં વાતાવરણ પલટો થતાં ધીમીધારે વરસાદનું આગમન થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે તો આ તરફ જામનગર શહેરના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદનું આગમન થયું છે વરસાદનું આગમન તથા મુરઝાતી મોલાતને જીવતદાન મળતાં ખેડૂતો પણ ગેલમાં આવી ગયા છે

આ સ્પર્ધામાં જાપાનની સિમિઝુએ સુવર્ણચંદ્રક અને હોંગકોંગની સ્પર્ધકે રજતચંદ્રક મેળવ્યો હતો પ્રિયંકા રામીએ ગયા મહિને દિલ્હીની નેશનલ ગેઇમ્સમાં ગોલ્ડમેડલ જીતીને આવી સિદ્ધિ મેળવનાર પ્રથમ ગુજરાતી બની હતી